અમાપણ દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા ઓનલાઇન સંબોધન કરવામાં આવ્યું છે તેમણે બંધારણ દિવસ નિમિતે રાજનીતિમાં મુલ્યો જાળવવા પર ભાર મુક્યો છે આજે સમાપન સમારોહમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્ય સભાના ઉપસભાપતિ હરિવંશસિંહ તથા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સંબોધન કર્યું હતું ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેવડીયા ખાતે ગઈકાલથી શરૂ થયેલી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું હતું શ્રી કોવિંદે કહ્યું હતું કે ભારતના પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ કરાચેલા લોકતાંત્રિક મૂલ્યોને બંધારણમાં સામેલ કર્યા હોવાથી ભારતની લોકશાહી વ્યવસ્થા મજબૂત બની છે ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુ લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે પરિષદમાં પ્રાસંગિક સંબોધન કર્યા હતા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

ઓ વી મંચ ઉપર મોકલી શકે છે

જેના ભાગરૂપે વિવિધ યોજના અને અનુદાન હેઠળ ગ્રામ્યસ્તરનોવિકાસ નોંધનીય બન્યો છે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની ગોકુલગ્રામ વિયારને સાર્થકકરતું મારીંગણા માલધારીઓનું નાનું ગામ વિવિધ વિકાસ કામોની કામગીરીથી નોંધનીય બન્યુંછે

આ રેલી મારફતેભૂતપૂર્વ જવાનો યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો શારીરિક હાનિ પામનારા તેમજદિવ્યાંગજનો સુધી પહોંચવામાં આવશે